રાજ્યના આ બેટના પ્રવાસન વિકાસ માટે ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના અંતર્ગત ફંડ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર સરકાર સાથે સંકલન અંગે પણ બેઠકમાં ચર્ચાઓ થઇ હતી

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ આધુનિક બાઇકનો ગુજરાત પોલીસમાં સમાવેશ કરવાથી પોલીસની કાર્યદક્ષતામાં વધારો થશે

નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખાદ્યસામગ્રીમાં ભેળસેળ રોકવા માટેની ચકાસણી ઝ્રંબેશને આગામી સમયમાં રાજ્યભરમાં વધુ સઘન બનાવશે

નદી કિનારેના ઝ્રપડાંમાં પાણી ફરી વળતા તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે

તેના પગલે કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે ડેમમાં પાણીની આવકના પગલે બંને વીજ યુનિટો ધમધમતા થયા છે

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે હાલ બે લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે

મહી નદી પર આવેલ હાડોળ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે હાલ પુલ પરથી પાંચ ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે લુણાવાડાથી છ કિમિ દ્રર આવેલ હાડોળ પ્રલ અને કડાણા નો ઘોડીયાર પ્રલ વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે

રાજ્યમાં છેલ્લાં બે દિવસથી વરસી રહેલો વરસાદ આજે પણ ચાલુ રહ્યો હતો આજે વડોદરા મહેસાણા છોટાઉદેપુર તથા પંચમહાલ પંથકમાં વરસાદ નોંધાયો છે

દરમિયાન વ્યારા ગામ નજીક કોઝવે માં એક કાર તણાઈ હતી તંત્ર દ્વારા સ્થાનિકો દ્વારા બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરાઈ છે

જેમાં છોટાઉદેપુર તાલુકામાં ચાર ઇંચ જેટલો અને કવાંટ મોરવા હડફ ગોધરા અને દાહોદ ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે

ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના જૂના રતનપર ગામમાં કેરી નદીના ખાડામાં ડૂબી જવાથી પાંચ મજૂરોના મોત નિપજ્યા છે

જ્યારે ત્રણ પુરૂષ અને બે મહિલા મળી કુલ પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યા છે વિકલાંગોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે વિકલાંગ આગેવાન લાભુભાઈ સોનાણીના નેત્રત્વ હેઠળના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી આ બેઠકમાં વિકલાંગોના પ્રશ્નોના ઉકેલ માટે ચર્ચા વિચારણા કરાઈ હતી